શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતીય સૈન્યએ સરહદ ઉપર બહાદુરી દર્શાવીને સમગ્ર વિશ્વને પોતાની ક્ષમતાનો પરિયય આપી દીધો છે

તેમને જણાવ્યું હતું કે લડાખ એ ભારતનો મુગટ છે અને તેણે દેશને અનેક શુરવીરો આપ્યા છે શાંતિ માટે બહાદુરી પહેલી શરત છે તેમ જણાવી પ્રધાન મંત્રી એ કહ્યું કે કાયર લોકો શાંતિની વાત નથી કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિશ્વ યુદ્ધ સમયે કે પછી શાંતિના સમયમાં દુનિયાએ શાંતિ માટે ભારતીય શૂરવીરોને વિજયી થતા જોયા છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત હંમેશા માનવતા માટે કાર્ય કરે છે

પ્રધાન મંત્રી ના આ પ્રવાસ દરમિયાન દેશના સશસ્ત્ર દળીના વડા જનરલ બિપિન રાવત અને ભારતીય સૈન્યના વડા જનરલ એમ

નરવણે પણ સાથે રહ્યા હતા નિમુ ખાતેની અગ્રીમ સરહદ યોકીઓ ઉપર સૈન્ય હવાઈ દળ અને ઈન્ડો તિબેટ બોર્ડર પુલીસ ના અધિકારીઓ એ પ્રધાન મંત્રીને ભારત યીન સરહદે યાલી રહેલી તંગદિલી ની સ્થિતિનો ચિતાર આપ્યો હતો આકાશવાણીના લેહ સંવાદદાતા જણાવે છે કે કોઈ પણ જાહેરાત વગર અચાનક લેવાયેલી પ્રધાન મંત્રીની આ મુલાકાતનો મુખ્ય હેતુ સૈન્યના જવાનોનો જુસ્સો વધારવાનો હતો પ્રધાનમંત્રી શ્રી મોદીએ લેહમાં પોતાના રોકાણ દરમિયાન ચીન સરહદ ઉપર ઘર્ષણમાં ઘાયલ થયેલા સૈન્યના જવાનોની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા

આઈસીએમઆરએ ભારત બાયોટેકને ક્લિનિકલ ટ્રાયલ ઝડપી બનાવવા જણાવ્યું છે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

સી ઓ

ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી રહેલી કોવેક્સિન બાદ આ બીજી સંભવિત રસી છે જેને માનવી પરીક્ષણ માટે સંમતિ આપવામાં આવી છે

કેબિનેટ સચિવ કેન્દ્રિય કેબિનેટ સચિવે આજે ઉચ્ય સ્તરીય બેઠકમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે કોવિડ નિયંત્રણ માટે લેવાયેલાં પગલાં તથા તૈયારીઓની સમીક્ષા કરી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે કોવિડનાં દર્દીઓની વહેલી તકે ઓળખ અને સમયસર ક્લિનિકલ મેનેજમેન્ટને કારણે દૈનિક સ્વાસ્થ્યનો દર વધી રહ્યો છે

તેના બદલે મહત્તમ પાંચસો રૂપિયા રાખવાનો નિર્ણય કર્યો છે

કેન્દ્રિય પરોક્ષ કરવેરા બોર્ડ દ્વારા જ્ન વાયા અનુસાર જો કોઈ ટેક્સ ભરવાપાત્ર નહીં હોય તો કોઈ ટેક્સ લાગશે નહીં આ અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે બોર્ડે કહ્યું છે કે કરદાતાઓ દ્વારા રાહત માટેની અનેક અરજીઓ બાદ આ કરવામાં આવ્યું છે

જોકે તેમનો કોરોના વાયરસનો રીપોર્ટ કરાવાતાં રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો સરોજ ખાનની દફનવિધી આજે મલાડ સ્થિત કબ્રસ્તાનમાં કરવામાં આવશે